પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રાલયની ટીમે કોરોનાના હોટસ્પોટ અમદાવાદ અને સુરત શહેરની આજે મુલાકાત લીધી હતી અને કેન્દ્રીય ટીમે કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો રાજ્ય સરકારે આવતીકાલથી મોલ તેમજ માર્કેટિંગ કોમ્પલેક્ષ સિવાય તમામ

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે લૉકડાઉનનો

કેન્દ્રીય ગૃહમંત્રાલયના જાહેરનામા અનુસાર રાજ્ય સરકારે આજે આ નિર્ણય કર્યો છે જોકે ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધીન આપવામાં આવી છે

તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે આ અંગેની વધુ વિગતો મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી છે

તેમણે ઉમેર્યું કે રાજ્યના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં મોટરસાઇકલ પર અને ફૂટ પેટ્રોલિંગ કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે તેમણે કહ્યું હતું કે પોલીસ પર હ્મલા કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે

રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે

એમ ડો

મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો રોકવા બિરાદરોને લૉકડાઉનનો અમલ કરવા કહેવાયું છે કચ્છના જાણીતા ધાર્મિક વક્તા એવા અબડાસા તાલુકાનાં ખીરસરા વીંઝાણના સૈયદ મોહમ્મદ બશીરશાએ રમજાનમાં સામાજિક અંતર જાળવવાની અપીલ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે વિયારોની આપ લે કરશે

આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક પર તેનું પ્રસારણ કરવામાં આવશે

હિન્દી પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરાશે પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમ રાત્રે આઠ વાગે સાંભળી શકાશે